કેન્ન સરકારે જામનગર આયુર્વેદ યુનિવર્સીટીને રાષ્ટ્રી ોય સંસ્થાનો દરજજો મંજુર કર્યો

કરૂણા અભિયાન હેઠળ પંતગોત્સવ દરમિયાન પશુ પક્ષીઓની સારવાર માટે વિશેષ સાવધાની રખાશે

આ અંગેનું વિધેયક સંસદના આગામી સત્રમાં રજૂ કરવામાં આવશે જામનગરની આયુર્વેદ યુનિવર્સીટી ના ભૂતપૂર્વ કુલપતિ શ્રી સંજીવ ઓઝાએ આકાશવાણીને જણાવ્યુ કે રાષ્ટ્રીર્ય મહતાની સંસ્થાનો દરજજો મળવાથી આતંરરાષ્ટ્રીપાય કક્ષાએ આધુનિક અને પરંપરાગત મેડીકલ પ્રેકટીસના સંશોધનોનો માનવજાતિને વધુને વધુ લાભ મળશે

આ દિવસો દરમિયાન વિશેષ સલાહ આપવામાં આવી છે અને ફકત ઉત્તરાયણના દિવસે જ પતંગ ચગાવવાની સલાહ આપવામા આવી છે વૃક્ષો કે ઇલેકટ્રીક લાઇન અને ટેલીફોન લાઇનથી દુર પતંગ યગાવીએ

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉજવવા પતંગ રસિયાઓ માં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેની તડામાર તૈયારી સાથે તંત્ર સજ્જ બન્યું છે આજે પત્રકા પતંગ મહોત્સવનું ઉદઘાટન નર્મદા નિગમના મેનેજિંગ ડિરેક્ટર ડો રાજીવ કુમાર ગુપ્તા કરશે

પતંગ મહોત્સવ અમદાવાદ ખાતે પતંગ મહોત્સવમાં પધારેલા વિવિધ દેશોના રાજદૂતો પૈકી નવ જેટલા રાજદ્દતોએ પાટણ ખાતે રાણીની વાવની મુલાકાત લીધી હતી

જેમાં જીન કમ્પાઉન્ડ હરસિધ્ધિ માતાજી મંદિર પાસે રાજપીપળા સાંસદ મનસુખ વસાવા સહિત કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

જેમાં શિક્ષણ ક્ષેત્રે નવતર પ્રયોગ કરનાર શિક્ષકોને પોતે કરેલા નવા સંશોધન પ્રોજેક્ટ રજૂ કર્યા હતા

ખેલ સ્પર્ધાઓ પંચમહાલ જિલ્લામાં ગોધરાના રમત ગમત સંકુલ ખાતે જિલ્લા પંચાયતના કર્મચારીઓ માટે વિવિધ ખેલ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું

શાળાના વિદ્યાર્થીઓ એકજ વર્ષમાં બે વખત રાજ્ય કક્ષાએ વિજ્ઞાન મેળામાં અને ઇન્સ્પાયર્ડ એવોર્ડ માં રાજ્ય કક્ષાએ તેનો ઉત્તમ દેખાવ કરી ચુકી છે તમામ શાળાઓ વચ્ચે મોરતલાવ પ્રાથમિક શાળાએ પણ ભાગ લઇ તેને બનાવેલ પ્રોજેક્ટનો ઉત્તમ દેખાવ કરી રાજ્ય કક્ષાના વિજ્ઞાન મેળામાં પસંદગી થયો હતો